સંભવિત વાવાઝેડાનો સામનો કરવા કેન્દ્ર સરકારના સહયોગથી આગોતરી તૈયારીઓ કરવામાં આવી ગુજરાત ઝીરો કેઝયુઆલીટી સાથે તેનો સામનો કરવા સજજ

પાણી છોડવામાં આવ્યું કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયના વિવિધ એકમો ધ્વારા કોરોનાન જાણકારી અને તકેદારી સામે વેબીનાર યોજાયો

જેના કારણે કાંઠાળ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે

સુરતમાં ભારે પવન સાથે વરસાદ થયો છે તાપી જલ્લાના વ્યારા ડોલવણ તાલુકાઓમાં વાતાવરણમાં પલટો સાથે હળવો વરસાદ થયો છે વલસાડ જીલ્લાના ઉમરગામે એનડીઆરએફન એક ટીમ તૈનાત કરવામાં આવ છે વાવાઝોડાની અસરના પગલે ધરમપુરમાં પવન સાથે વરસાદ થયો છે

દહેજ બંદરે બે નંબરનું સિઝલ લગાડવામાં આવ્યુ અધિકારીઓની રજા રદ કરવામાં આવી છે દહેજમાં પાંચ ઔદ્યોગીક વસાહતોને એલર્ટ કરાયા છે

મોડાસામાં વાતાવરણ પલટાતા વરસાદી ઝાપટા થયા છે

જિલ્લાના રાજુલા જાફરાબાદ અને પીપાવાવ આસપાસના વાતાવરણમાં આજથી જ પલટો જોવા મળી રહ્યો છે વરસાદી વાતાવરણ વચ્ચે લોકોએ બફારાનો અનુભવ કરી રહ્યા છે તાઉ તે વાવાઝોડાની આગાફીના પગલે અમરેલી જિલ્લા વફીવટી તંત્ર સજ્જ જોવા મળી રહ્યું છે રાજુલા અને જાફરાબાદ બંને મામલતદાર કચેરીમાં કંટ્રોલ રૂમ શરૂ કર્યા છે

આવતીકાલે જરૂર પડશે તો આ ગામના લોકોને સ્થળાંતર કરવાની તૈયારી કરી લેવાઈ છે પાટણ જીલ્લા કલેકટર સુપ્રીત સીંઘ ગુલાટીએ જણાવ્યું છે કે પાટણ જીલ્લામાં તાઉતે વાવાઝોડાની સંભવિત અસરને પહોંચી વળવા જરૂરી વ્યવસ્થાઓ ઉલ્લી કરવામાં આવી છે તેમણે વધુમાં જણાવ્યું છે કે અસરગ્રસ્તોને આશ્રયસ્થાનમાં ખસેડવાની તૈયાર કરવામાં આવવ છે જીલ્લાના રાધનપુર સમી પાટણ ખાતે એનડીઆરએફની ટુકડી તૈનાત કરવામાં આવી છે જીલ્લા કલેકટરની સુચના અનુસાર તંત્ર ઘ્વારા દરેક તાલુકા કક્ષાએ તંત્રના ઉચ્ય અધિકારીઓન લાયઝન ઓફીસર તરીકે નિમણુંક કરવામાં આવી છે વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને વાદળછાયા વાતાવરણ વચ્ચે મોડાસા પંથકમાં બપોરના સમયે વરસાદ વરસ્યો હતો મોડાસા શહેરમાં વરસાદી ઝાપટું થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી

જીલ્લા વહીવટી તંત્રે દરિયાકાંઠા નજીકના લોકોને સલામત સ્થળે ખસી જવા સુચના આપી છે વાવાઝોડાના પગલે મુન્દ્રા વહીવટતંત્ર સજજ થયું છે દરિયાકાંઠાના વિસ્તારોના માછીમારો અને અગરીયાઓનું સ્થળાંતર કરવામાં આવી રહયું છે વાવાઝોડાને પગલે અમરેલીના રાજુલા જાફરાબાદ તાલુકાના છ હજાર લોકોને સ્થળાંતરીત કરવામાં આવ્યા છે

રાજપીપળામાં આજે સાંજે સાડા યાર વાગે પવનના સુસવાટા સાથે ધુળની ડમરીઓ ઉડી છે અયાનક ગાજવીજ સાથે વરસાદ તુટી પડયો હતો વાવાઝોડાના પગલે પોરબંદરમાં આઠ ફજાર જેટલા લોકોના સ્થળાંતરની તૈયારી કરવામાં આવી છે સમુક્રમાં માછીમારી કરવા ગયેલા માછીમારોને અને કાર્ગે જહાજને પરત બોલાવવા માટે કોસ્ટગાર્ડ ધ્વારા પુરજોશમાં કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

અમદાવાદના સેટેલાઇટ ઇસનપુર ચાંદખેડા આશ્રમ રોડ સહિતના વિસ્તારોમાં હાલ વરસાદ ચાલુ છે મુખ્યમંત્રી વાવાઝોડુ ગુજરાત તરફ આગળ વધી રહેલા તાઉતે વાવાઝોડાની આફતનો ઝીરો કેઝયુરનલ્ટી સાથે સામનો કરવા માટે રાજય સરકાર સંપુર્ણ રીતે સજજ છે અને હવામાન ખાતાની આગાહીને પગલે કેન્દ્ર સરકારના સહયોગથી આ માટેની તમામ આગોતરી તૈયારીઓ કરી દેવામાં આવી છે આજે ભાનગરની મુલાકાત દરમિથાન પત્રકારોને સંબોધતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ મુજબ જણાવ્યું હતું અમારા ભાવનગરના પ્રતિનિધિ જણાવે છે કે મુખ્યંમંત્રીશ્રીએ આ અંગે વધુ વિગતો આપતા જણાવ્યું કે નિયાણવાળા વિસ્તારોમાંથી લોકોનું સ્થળાંતર યાલુ કરી દેવામાં આવ્યું છે ઉડી જાથ તેવા હોર્ડીંગ્સ કાયા ઝુપડાઓ વગેરેને સલામત સ્થળે ખસેડી દેવા સુયનાઓ આપી દેવામાં આવી છે તમામ માછીમારોને દરિયામાંથી પરત બોલાવી લીધા છે અગરીથાઓનું પણ સ્થળાંતર કરવામાં આવી રહયું છે સમગ્ર તંત્ર સ્ટેન્ડ ટુની સ્થિતિમાં કોઇપણ પરીસ્થિતિનો સામનો કરવા માટે સજજ છે તેમણે ઉમેર્યુ કે આજે કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહ સાથે વીડીયો કોન્ફરન્સથી ચર્યા કરી છે અને તેમણે ગુજરાતને જરૂરી તમામ મદદની ખાતરી આપી છે

પ્રધાનમંત્રી અને ગૃહમંત્રીના સીધા માર્ગદર્શન હેઠળ તાઉતેનો સામનો કરવા આર્મી નેવી અને એરફોર્સની મદદ પણ મળી રહેવાની છે

ઓકસીજનનું ઉત્પાદન પણ ન અટકે તે માટે વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી છે મુખ્યમંત્રી શ્રીએ વાવાઝોડા અંગે લોકોને સાવધ રહેવા અપીલ કરતા કહયું કે

કોરોના માટે આપણે કરેલા પ્રતિબધ્ધ પગલાઓને કારણે આ શકય બન્યું છે ભાવનગરમાં કોરોનાની પરિસ્થિતિનું મુલ્યાંકન કર્યા બાદ પત્રકારો સાથેની વાતયીતમાં તેમણે જણાવ્યું કે ભાવનગરની હોસ્પિટલોમાં બેડ ઓકસીજન રેમડીસીવીર સ્ટાફ મારૂ ગામ કોરોનામુકત ગામ વગેરેની સમીક્ષા કરી હતી

આ રીપોર્ટના આધારે સરકાર થોગ્ય નિર્ણથ કરશે

અત્રે ઉલ્લેખનીય છે કે ભર ઉનાળામાં કોરોના સંકટમાં કરજણ ડેમ વીજળી પીવાના પાણીના અને સિંચાઇમાં ઉપયોગી થતાં કરજણ ડેમ સાચા અર્થમાં નર્મદા જીલ્લાની જીવાદોરી સમાન છે વેબીનાર ભુજ કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયના વિવિધ એકમો ધ્વારા કોરોનાની જાણકારી અને તકેદારી માટે વેબીનાર યોજાયો હતો આ વેબનારને સંબોધતા પી

બી ના એડીશનલ ડાયરેકટર જનરલ ડોકટર ધીરજ કાકડયાએ કહયું હતું કે કોરોના સામેની લડાઇ જીતવા સૌથી અસરકારક કોઇ હથિથાર હોથ તો તે કોરોનાની રસી છે રસી એ જ આપણા સૌનું સુરક્ષા કવય છે રસીકરણ વશે સાંપ્રત સમથમાં જે ગેરમાન્યતાઓ પ્રર્વતી રહી છે તે દુર કરવી જરૂરી છે કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયના ક્ષેત્રીય લોકસંપર્ક કાર્યાલય સુરત તેમજ ક્ષેત્રીય લોકસંપર્ક કાર્યાલય ભુજ દ્વારા કોરોના મહામારીથી બચવાના ઉપાથો કોરોના સામેની લડાઇને જીતવા માટે આપણા સૌની પહેલ અને રસીકરણ આ વિષયને લઈને એક વેબીનારનું આયોજન કરવામાં આવ્યું હતું સાયી માહિતીનો અભાવ અને ગેરસમજને કારણે ગ્રામ્ય વિસ્તારમાં કોરોના સંક્રમણ વધુ ફેલાયુ હોવાનું જણાવી નવસારીના એપેડમિક અધિકારી ડૉ મેફલ ડેલીવાલે ગ્રામીણ લોકોને વધુ ને વધુ જાગૃત કરવા પર ભાર મૂક્યો હતો

આ પ્રસંગે જાડેજાએ કહ્યું હતું કે આપણા વોર્ડમાં ધનવંતરી રથ તથા સંજીવની રથ જે કોઇસ્થળે જાય ત્યાં યુંટાયેલા હોદેદારો અયુક હાજર રહે અને લોકોને સારવાર અંગે મદદરૂપ થાય